તેનો મુખ્યમંત્રીશ્રીએ વિડીયોથી વિફંગાવલોકન કરી જાણકારી મેળવી હતી મુખ્યમંત્રીશ્રીએ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના અટકાયતી પગલાં માટે સૌને ધન્યવાદ આપ્યા હતા આ પ્રસંગે રાજયમંત્રી વાસણભાઈ આહોર કચ્છ મોરબી સાસદ વિનોદ ચાવડા મન્દા મોરબીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ગાંધીધામ ધારાસભ્ય માલતીબન મહેશ્વરો ભચાઉ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજાએ પાસંગીક ઉદબોધન કયા હતા

જયારે એક દર્દીનું મોત થયું છે

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો પ્રેમકુમાર કન્નર તથા હોસ્પિટલ તબીબી સ્ટાફ દવારા દર્દીઓને શુભેચ્છાઓ આપવામાં આવી હતી આશ્તોષ અંતાણી અકસ્માત આજે વહેલી પરોઢે નખત્રાણા તાલુકાના માધાપર ગામ નજીક ટક અને બોલરો જીપ કાર વચ્ચે અકસ્માત સર્જાતાં બે પરપ્રાંતિય યુવકના મોત થયા છે જયારે એક વ્યકિત ઘાયલ થતાં તેને સારવાર માટ હોસ્પિટલ ખસેડવામાં આવી છે

જ ખેતાને કોઈ નુકશાન પહાંચાડી શકે તેવી સ્થિતિમાં નથી રાપર તાલકાના કેટલાક છેવાડાના ગામોમાં તેમજ ભુજ તાલુકાના ધરમપર અન લોરીયા ગામની પૂવ દિશામાં છેલ્લા એક બે દિવસથી નાના ઝુંડમાં રણતીડ જોવા મળ્યા હતા

વૈશાખ માસના અંતિમ દિવસોમાં ભર બપોરે અસલી વૈશાખી વાયરારૂપી લૂ અને સુર્યપ્રકોપથી જિલ્લાનું જનજોવન ભારે પ્રભાવિત બન્યું છે